ભુતપૂર્વ મુખ્ય ચૂંટણી કમિશનર ટી

શેષનનું ગઈકાલે ચેન્નાઈમાં અવસાન થયું

રાજ્યપાલે શિવસેનાને તેમની ઈચ્છા અંગે પૂછતા પક્ષના નવા ચૂંટાયેલા ધારાસભ્યોએ બાંદ્રા ખાતે શિવસેનાના અધ્યક્ષ ઉધ્ધવ ઠાકરેના નિવાસસ્થાન માતોશ્રી જઈને પક્ષ અધ્યક્ષ સાથે ચર્ચા વિચારણા કરી હતી

દરમ્યાન શિવસેનાના સાંસદ સંજય રાઉતે જણાવ્યું છે કે તેમનો પક્ષ કોઈપણ રીતે પોતાનો મુખ્યમંત્રી બનાવશે

મુખ્યમંત્રી રધુબરદાસ જમશેદપુર પૂર્વ બેઠક પરથી અને ઝારખંડ પાર્ટીના વડા લક્ષ્મણ ચક્રધરપુર બેઠક પરથી યૂંટણી લડશે કોંગ્રેસે પણ પાંચ બેઠકોના ઉમેદવારો જાહેર કર્યા છે

ગઈકાલે ટ્વિટર ઉપર આ જાહેરાત કરતા શ્રી જાવડેકરે જણાવ્યું હતું કે આ એકમ પર્યાવરણને અનુકૂળ ઈંધણ તૈયાર કરવાની સાથે સાથે ખેડૂતોની આવક બમણી કરવાના સરકારના લક્ષ્યાંકને પરિપૂર્ણ કરવામાં મદદરૂપ બનશે

આ પરિષદમાં સંરક્ષણ ક્ષેત્રે નવતર કલ્પનાથી કરાયેલી પ્રગતિની ચર્ચા કરાશે

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ જગદીપ ધાનકર પણ આ પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહેશે

ત્યારબાદ રાષ્ટ્રપતિ ગુરૂદેવ રવિન્દ્રનાથ ટાગોર દ્વારા સ્થપાયેલી શાંતિ નિકેતન સંસ્થાની મુલાકાત લેશે

તેઓ અન્ય દેશોના પેટ્રોલિયમ મંત્રીઓ સાથે પણ વાતચીત કરશે

આ ઉપરાંત તેમણે સંરક્ષણ સચિવ કેબિનેટ સચિવ તરીકે પણ કામગીરી કરી હતી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શ્રી શેષનના અવસાન બદલ દુઃખની લાગણી વ્યક્ત કરી છે ટ્વિટર ઉપર આપેલા સંદેશામાં શ્રી મોદીએ સ્વર્ગસ્થ શેષનને અસાધારણ વહિવટી અધિકારી તરીકે ઓળખાવીને તેમની કામ પ્રત્યેની નિષ્ઠા અને સમર્પિતતાની ભાવનાની પ્રશંસા કરી હતી ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું છે કે શ્રી શેષને યૂંટણી તંત્રને મજબૂત બનાવવામાં પરિવર્તનકારી ભૂમિકા ભજવી હતી ભાજપના કાર્યકારી અધ્યક્ષ જે પી નઙાએ જણાવ્યું છે કે ચૂંટણી પ્રકિયામાં તેમણે કરેલા સુધારા અને દેશના લોકતાંત્રિક માળખાને તેમણે આપેલી મજબૂતી માટે શ્રી શેષન હંમેશા યાદ રહેશે કોંગ્રેસના નેતા શશી થરૂરે જણાવ્યું છે કે યૂંટણી કમિશનરની સ્વાયત્તતા અને સત્તાનો યોગ્ય પરિચય આપનાર શ્રી શેષન પ્રથમ યૂંટણી કમિશનર હતા

વેંકૈયા નાયડુએ સંસ્કૃત ભાષામાં ઉપલબ્ધ જ્ઞાન અંગે લોકોમાં જાગૃતિ કેળવવા તથા તે જ્ઞાનનું જતન કરવા સઘન પ્રયાસો કરવા અનુરોધ કર્યો છે ગઈકાલે દિલ્ફીમાં સંસ્કૃત વિશ્વ સંમેલનમાં સંબોધતા તેમણે કહ્યું કે પ્રાચીન ગણાતી સંસ્કૃત ભાષા આજના સમયમાં પણ પ્રસ્તૃત છે અને ઉપયોગી છે

આરોગ્યમંત્રી ડૉ હર્ષવર્ધને કહ્યું હતું કે સંસ્કૃત એ રાષ્ટ્રીય એકતાનું પ્રતિક છે

આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે વિવિધ ક્ષેત્રમાં યોગદાન આપનાર પંજાબી મહાનુભાવોને પુરસ્કાર અર્પણ કરતા તેઓ ગૌરવની લાગણી અનુભવે છે

રાજ્ય વહિવટીતંત્રે અસરગ્રસ્ત જિલ્લાઓમાં પરિસ્થિતિની માહિતી મેળવવા ટુકડીઓ મોકલવાની શરૂઆત કરી છે

સત્તાવાળાઓએ જણાવ્યું છે કે ઝડપથી કુંકાતા પવનના કારણે મકાનોને નુકસાન થયું છે તથા ઘણી જગ્યાએ વૃક્ષો અને વીજળીના થાંભલાઓ ધરાશાઈ થયાના અહેવાલ છે વાવાઝોડાના કારણે ખેતરમાં ઉભા પાકને પણ નુકસાન થયું છે મુખ્યમંત્રી નવીન પટનાયકે વિમાન માર્ગે અસરગ્રસ્ત જિલ્લાઓના વિસ્તારોનું નિરિક્ષણ કર્યું હતું ત્યારબાદ તેમણે સંબંધિત વિસ્તારોમાં અસરગ્રસ્તોના પુનઃ વસવાટ માટે લેવાયેલા પગલાંની સમિક્ષા કરી હતી